શ્રીનગરમાં કેટલાક ખાનગી વાહનો તથા લોકોની અવરજવર જાવા મળી છે

જમ્મુના પાંચેય જીલ્લાઓમાં શાળા કોલેજામાં શિક્ષણ કાર્ય ફરીથી શરૂ થયું છે એવી જ રીતે દુકાનો બજારો ખુલી ગથા છે અને વાહનોની અવર જવર સામાન્ય જાવા મળી રહી છે જા કે પંચ રાજારી અને રામબાણ જીલ્લાઓમાં નિયંત્રણો યથાવત છે શ્રીનગરના નાયબ કમિશ્નર શાહીદ ચૌધરીએ જણાવ્યું છે કે અન્ય રાજયોના શ્રમીકો પોતાના વતનમાં પાછા ફરવા માંગતા હોથ તેમને વહીવટી તંત્ર મદદરૂપ બની રહ્યું છે ઈદ માટે આવી રહેલા મુસાફરોની સુવિધા માટે ઉધમપુર અને જમ્મુથી ઉપડતી ટ્રેનોમાં ખાસ ડબ્બાઓ લગાવવામાં આવી રહ્યાં છે

હોસ્પીટલની મુલાકાત દરમિયાન તેમણે તબીબો દર્દીઓ અને નાગરીકોની સાથે સંવાદ કર્યો હતો તથા આરોગ્ય સેવાઓ બાબતે સુચનાઓ આપી હતી રાજયપાલે રામબાગ જવાહરનગર સહિત શહેરના જુદા જુદા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને નાગરીકોને પાયાની સુવિધાઓ તથા ખાદ્ય ચીજાનો પુરવઠો અને એટીએમની કામગીરી બાબતે સંતોષ વ્યકત કર્યો હતો રાજયપાલ મલિકે ઈદ ઉલ અઝા પર્વની પુર્વ તૈયારીઓની પણ સમીક્ષા કરી હતી

મંત્રાલયે કહયું છે કે રશિયા ભારત અને પાકિસ્તાન વચ્ચેના સામાન્ય સંબંધો માટે હંમેશા સમર્થક રહયું છે મંત્રાલયે આશા વ્યકત કરી છે કે બંને પડોશી દેશો વચ્ચેના મતભેદો દ્વિપક્ષીય આધાર ઉપર રાજનૈતિક અને કુટનીતીક માધ્યમથી ઉકેલી લેવામાં આવશે

ઢાકામાં ગઈકાલે એક પત્રકાર પરિષદમાં બોલતાં બટાલીયનના મહાનિદેશક બેનઝીર અહેમદે કહયું કે કાશ્મીર એ ભારતની આંતરિક બાબત છે અને તેને ભડકાવાના કોઈપણ પ્રથત્ન સામે કડકાઈથી કાર્યવાઠી કરાશે

તે પછી આરએબીના વડાનું આ નિવેદન આવ્યું છે

તેમની બે દિવસની મુલાકાત દરમિયાન ભારત અને ભુતાન દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબુત તથા વ્યાપક બનાવવા અંગે ચર્ચા કરશે મીડીયાને પ્રધાનમંત્રીની ભુતાન યાત્રાની માહિતી આપતા ગઈકાલે વિદેશ સચિવ વિજય ગોખલેએ કહયું કે બંને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સમજુતી કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે આ ઉપરાંત પ્રધાનમંત્રી એક જળ વિદ્યુત યોજનાનું ઉદઘાટન કરશે અને ભુતાનમાં રૂપે કાર્ડના ચલણની શરૂઆત કરશે શ્રી મોદી ભુતાનના પ્રધાનમંત્રી લોતે છેરીંગ સાથે વાતયીત કરશે એક પ્રશ્નનો જવાબ આપતા વિદેશ સચિવે કહયું કે ભારત ભુતાન સાથે સંરક્ષણ અને સુરક્ષા મુદૃઓના પણ સમીક્ષા કરશે

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે એકઝીમ કાર્ગોમાં વધારાથી આપણને ફગાવો આશરે બે પોઈન્ટ પાંચ ટકા ઓછો કરવામાં મદદ મળશે મંત્રીશ્રીએ કહયું કે માત્ર બંદરોનો વિકાસ જ કેન્દ્ર સ્થાને નથી પરંતુ તેની સાથે જાડાયેલા રેલવે માર્ગ અને વિમાન મથકો સહિતના માળખાની પણ સંકલિત વિકાસ લક્ષ્યાંક છે તેમણે કહયું કે આપણો માલ પરીવહન ખર્ચ વૈશ્વિક ખર્ચ કરતા હજીપણ પાંચ ટકા વધારે છે તેમણે ઉમેર્થુ કે આ ખર્ચ માળખાને ઓછુ કરવા માટે આપણે તમામ રસ્તા તપાસવાની જરૂર છે

રાહત અને બયાવકાર્ય પૂરજાશમાં ચાલુ છે

સંપર્કવિહોણા ગામોમાંથી અત્યાર સુધીમાં બે લાખથી વધુ લોકોએ સુરક્ષિત સ્થળે ખસેડાથા છે અને દોઢ લાખથી વધુ લોકો રાહત છાવણીઓમાં આશરો લીધો છે કાવેરી સહિત કર્ણાટકની ઘણી નદીઓ ભયજનક સ્તરથી ઉપર વઠી રઠી હતી મલનાડ અને દક્ષિણ કન્નડ જીલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહીને કારણે પાણીના સ્તર છજી વધવાની શકયતા છે નેત્રાવતી નદીને કિનારે ઉપ્પીનાનગડીથી મેંગલુરૂમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાનું કહેવામાં આવ્યું છે

ચેદુયુરપ્પાએ પૂર અને વરસાદમાં મૃત્યુ પામેલાઓના પરિવારજનો માટે પાંચ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે કેરળમાં ભારે વરસાદનો કહેર થથાવત રહ્યો છે

સાત જીલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું છે

પૂર અસરગ્રસ્ત ક્ષેત્રોમાં કેન્દ્રિથ આપત્તિ દળોની બાર ટુકડીઓ મૂકવામાં આવી રહી છે સત્તાવાળાઓએ જનતાને એલર્ટ રહેવા વિનંતી કરી છે કારણે નદીઓ અને ડેમોમાં પાણીનું સ્તર વધી રહ્યું હતું રાજયમાં યુદ્ધના ધીરણે રાહત અને બચાવ કાર્ય યાલુ છે

પંચગંગા અને કૃષ્ણા નદીઓના જળસ્તરમાં નજીવો ઘટાડો નોંધાથો છે

જયારે પાંચ અન્ય ઘાયલ થયા છે ગઈ સાંજે ભારે વરસાદના કારણે નડીયાદના પ્રગતિનગરમાં આ બનાવ બન્યો હતો પોલીસના જણાવ્ય પ્રમાણે કાટમાળ નીચે દબાયેલા નવ લોકોમાંથી ચાર જણાના મોત થયા હતા જયારે પાંચ ઘાયલ હતા

સવારે છ વાગ્યા સુધી બયાવ કાર્ય યાલ્યું હતું

બચાવ અને રાહત ટુકડીએ યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે

પાય દિવસ માટેની હજ યાત્રાનો ગઈકાલથી આરંભ થયો છે ગઈકાલે હજયાત્રીકોએ મીના ખાતે રાત્રી રોકાણ કર્યુ હતું હવે તેઓ અરાફતના મેદાનમાં એકઠા થઈ રહયાં છે આજે તેઓ અરાફતના મેદાનમાં સંપૂર્ણ દિવસ અલ્લાહની ઈબાદત કરશે ફજયાત્રીઓ નિમ્રા મસ્જીદમાં ખુત્મા દરમ્યાન હાજર રહેશે અને સાંજે મુજદાલિફા રવાના થતાં પહેલા બપોરે અને ત્યારબાદ નમાજ અદા કરશે મુજ દાલિફામાં તેઓ ખુલ્લા આકાશમાં રાત્રી રોકાણ કરશે હજથાત્રીઓ આવતીકાલે સવારે મીના પાછા ફરશે અને ત્યાં કુરબાની અને શૈતાનને પત્થર મારવાની પ્રથામાં ભાગ લેશે આઝાદી બાદ પહેલીવાર ભારતથી બે લાખ હજયાત્રીઓ આ વર્ષે હજ કરવામ માટે ગયા છે

ઉત્તર કોરિયાના નેતા કિમ જાંગ ઉને અમેરિકા દક્ષિણ કોરિથાના સંયુક્ત સૈન્ય અભ્યાસ ઉપર ચેતવણી આપ્યાના ર જ અઠવાડિયામાં આ પ્રકારનું આ પમું પરીક્ષણ છે